એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે

મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે

મુખ્યમંત્રી શિવરાજ યૌફાણ બુધની બેઠક પરથી જીતી ગયા છે

મુખ્યમંત્રી કે

કોંગ્રેસને ફાળે પાંચ બેઠકો જયારે ભારતીય જનતા પાર્ટીને ફાળે એક બેઠક આવી છે મુખ્યમંત્રી લલથન હાવલા બંને બેઠકો ઉપરથી ચૂંટણી હારી ગયા છે

તેમને ટીઆરએસના વાળા કે ચંદ્રશેખર રાવણે તેલંગાણામાં પૂર્ણ બહુમત સાથે વિજય મેળવવા બાદલ અભિનંદન પાઠવ્યા છે આ સાથે તેમને એમ એન એફ ને પણ અભિનંદન પાઠવ્યા છે વિવિધ ટવીટ ના માધ્યમથી પ્રધાનમંત્રીએ જનાદેશ સ્વીકારીને જનતાનો આભાર માન્યો હતો નવી દિલ્ફીમાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની આ જીત કોંગ્રેસના કાર્ચકર્તાઓ નાના દકાનદારો અને ખેડૂતોની જીત છે બીજેપીના વરિષ્ઠ નેતા અને નાણામંત્રી અરુણ જેટલી એ જણાવ્યું છે કે આ પરિણામો અમારા માટે અણધાર્યા છે અને અમે સાથે મળીને પરિણામોનું અવલોકન કરીશું

એમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત સતત પ્રગતિના પંથે છે આ તકે તેમણે કહ્યું કે વધુ સારા પરિણામો મિળવવા માટે ફાળવવામાં આવતા નાણાં અને તિના અવલોકન માટે માનસીકતા બદલવાની જરૂરા છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે માતાનું આરોગ્ય બાળકનું આરોગ્ય નક્કી કરે છે અને બાળકનું આરોગ્ય આવતીકાલની પેઢીનું આરોગ્ય નક્કી કરે છે તેમણે નાગરિકો વચ્ચે સમાજ વચ્ચે અને દેશ વચ્ચે આ મુદ્દે ભાગીદારીની ભાવના કહેવાય તેવું સૂચવ્યું હતું

જેમાં સરકાર દ્વારા પણ ઘાસચારા માટે બિયારણની કિટનું વિતરણ કરાઈ રહ્યું છે તો બીજીબાજી અમુક ખેડૂતોએ જીરું અને ઘઉંનું પણ નોંધપાત્ર વાવેતર કર્યું છે જિલ્લા ખેતીવાડી અધિકારી વાય

ઢોરવાડા શરૂ કરવા માટે આવેલી અરજીઓની પૂર્તતા ચકાસીને અરજી આવ્યાના પાંચ દિવસમાં મંજૂરી આપવામા તાકિદ કરાઈ છે જિલ્લા કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ રજીસ્ટર્ડ સંસ્થા કે ટ્રસ્ટ જ ઢોરવાડા શરૂ કરી શકશે આવા ઢોરવાડામાં નિભાવ થતાં પશુઓને પ્રતિદિન પશુદિઠ રૂ રપની સહાય યૂકવવામાં આવશે